રાજ્યના ભરૂચ ખાતે નવી મેડીકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજુરી આપી છે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ સ્થાપવા અંગેની રાજ્ય સરકારની નીતિ અન્વયે કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય મેડીકલ કમિશન દ્વારા ગુજરાતના ભરૂચમાં આવેલી ડૉ

પટેલ મેડીકલ કોલેજ અને રીસર્સ ઇન્સ્ટીટ્યુટે ભરૂચ ખાતે મેડીકલ કોલેજ સ્થાપવા માટે રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત કરી હતી

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ કેન્સરના રોગની સારવાર માટે અમદાવાદની રાજ્યકક્ષાની હોસ્પિટલ પરનું કેસનું ભારણ ઓછું કરવા રિજીયોનલ હોસ્પિટલ તરીકે જામનગર ભાવનગર રાજકોટ અને વડોદરામાં અદ્યતન સારવાર શરૂ કરવાના રાજ્ય સરકારના અભિગમનું પ્રથમ ચરણ જામનગરની આ કેન્સર હોસ્પિટલમાં અદ્યતન સાધન સુવિધા કાર્યરત થતાં પૂર્ણ થયું છે તે માટે આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા

જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણિયાએ જણાવ્યું છે

ક્રષિ મંત્રી શ્રી આર

ફળદુએ જણાવ્યુ છે કે ભેજવાળુ વાતાવરણ હોવાથી મગફળીનો જથ્થો વેચાણમાં ગેરલાયક ઠરે તેવી શક્યતા હોવાથી ખેડ્રતનું નુકસાન ટાળવા આ નિર્ણય લેવાયો છે

ગાંધીનગર ખાતે ઉર્જા મંત્રી સૌરભ પટેલે પત્રકારોને જણાવ્યુ હતું કે ઊભા પાકને પાણી આપવા માટે રાત્રે ખેતરમાં જતાં લોકોને વન્ય જીવોનો ભય રહેલો હોવાથી આ પગલું ભરાયું છે તેમણે ઉમેર્યું હતું કે કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવું આયોજન હાથ ધરાયું છે

દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતની સ્થિતિ વધુ સુધરી છે

ગઇકાલે પણ નવા પોઝિટિવ દર્દીઓની સરખામણીએ સાજા થવાની સંખ્યા વધી રહી હતી અને મૃત્યુ પણ માત્ર આઠ જ નોધાયા હતા

તેની સામે વધુ અગ્યારસો અઠ્ઠાવીસ સાજા થયા હતા આમ સાજા થવાનો દર વધીને લગભગ નેવ્યાશી ટકા પર પહોંચ્યો છે

જે કુલ દર્દીઓના પોણા નવ ટકા કરતાં પણ ઓછા છે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમા હાલ યુંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દીવ ખાતે પણ રાજનૈતિક હલયલ મચી છે

જેના ઉમેદવારીપત્રો ભરવાની આજે છેલ્લી છે ગઇકાલે તે માટે ઘણા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા આજે પણ વધુ ઉમેદવારીપત્રો ભરાયા પછી આવતીકાલે તેની ચકાસણી હાથ ધરાશે આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદ તેમજ ત્યાર બાદના દિવસોમાં નહિવત વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે

આજે નવરાત્રિનો મધ્યનો દિવસ પંચમી છે પંચમીએ સ્કંદમાતાનું પૂજન થાય છે સ્કંદમાતાની પ્રાર્થનાથી મન અને હૃદયને શાંતિ મળે છે ઇચ્છાઓની પૂર્તિ થાય છે અને મોક્ષના દ્વાર ખૂલે છે આજના સમાચારના સમાપનમાં આવો સ્કંદમાતાની સ્તૃતિ કરીએ